કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે લોકસભામાં જણાવ્યું હતું કે ઘઉં ચણા મસૂર રાઈ જુવાર તથા સૂર્યમુખીના લધુત્તમ ટેકાના ભાવોમાં વધારાની દરખાસ્તને આર્થિક બાબતો અંગેની કેન્દ્રીય સમિતિએ મંજુરી આપી છે

કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લધુત્તમ ટેકાના ભાવ તરીકે છેલ્લાં છ વર્ષમાં સાત લાખ કરોડ રૂપિયા ખેડૂતોને યૂકવ્યા છે

ગઈકાલે લોકસભાએ આ વિધેયકને ધ્વનીમતથી પસાર કર્યું હતું

આ વિઘેયકના સુધારા મુજબ કેન્દ્ર સરકારને રોગનિયંત્રણ માટે પગલાં લેવા વધુ સત્તા અપાઈ છે તેમજ રોગચાળા નિયંત્રણની કામગીરી કરતા આરોગ્ય સેવાના કર્મચારીઓને પૂરતું રક્ષણ આપવની જોગવાઈ પણ છે ઉલ્લેખનીય છે કે ગત એપ્રિલમાં સરકારે રોગયાળો નિયંત્રણ વટહ્કમ બહાર પાડ્યો હતો જેમાં રોગનિયંત્રણની કામગીરી કરતાં આરોગ્ય કર્મીઓ ઉપર હ્મલો થાય તો તેને બિન જામીનપાત્ર ગૂનો ગણવાની જોગવાઈ હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વગ્રાહી સુધારા વિના સંયુક્ત રાષ્ટ્ર સંઘ સામે વિશ્વાસની સમસ્યા ઊભી થઈ શકે છે તેમણે કહ્યું કે વર્તમાન વિશ્વમાં ઊભા થયેલા પડકારો તેમજ માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિશ્વ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં બહ્સ્તરીય સુધારા ઇચ્છે છે

તેમણે કહ્યું કે આબોહવામાં પરિવર્તન સમાનતા ઊભી કરવા તેમજ સંઘર્ષ ઘટાડવા સમગ્ર વિશ્વ સમુદાયે સહિયારો કરવો પડશે પ્રધાનમંત્રીએ રાષ્ટ્ર સંઘના નેજા હેઠળ શાંતિ અને વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરનાર તમામને બિરદાવ્યા હતા

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ નિશંક શિક્ષણ રાજ્યમંત્રી સંજય ઘોત્રે અને અન્ય મહાનુભાવો આજે યોજનાર પદવીદન સમારોહમાં ભાગ લેશે

આ માર્ગોના લીધે બિહારમાં તથા પાડોશી રાજયો ઉત્તરપ્રદેશ તથા ઝારખંડ સાથે માલ સામાનની હેરફેર અને લોકોની અવર જવર સરળ બનતા આ વિસ્તારના આર્થિક વિકાસને નવું બળ મળશે

તેમજ ખેડૂત ગમે તેટલી ઓછી જમીન ધરાવતો હશે તો પણ પાંચ હજાર રૂપિયાની સહાય ચૂકવાશે

રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ પાક નુકસાનીનું આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે સહાય માટે ખેડૂતો પહેલી ઓક્ટોબરથી ઓનલાઇન પોર્ટલ પર અરજી કરી શકશે અરજીનો ખર્ચ સરકાર ભોગવશે ખેડૂતોએ નજીકના ઇ ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે સહાયની રકમ સીધી જ ખેડ્રતના બેન્ક ખાતામાં જમા થશે

આ કલોન ટ્રેનો મુખ્યત્વે થ્રી ટાયર એસી કોયવાળી તેમજ ઓછા સ્ટેશને રોકાનારી હોવાથી વધુ ઝડપે જનારી અને પેરેન્ટ ટ્રેન એટલે કે મૂળ ગાડીના સમય પહેલા ઉપડનારી ટ્રેન છે તાકીદની પરિસ્થિતિમાં અથવા છેલ્લી ઘડીએ આયોજન સાથે મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરો માટે ક્લોન ટ્રેન આશિર્વાદરૂપ બનશે

ત્યારબાદ સિમોના હાલેપને વિજેતા જાહેર કરાઈ હતી

વિપક્ષનું માનવું છે કે વર્તમાન ઇમરાન સરકાર ચૂંટણીમાં ગેરરીતિ આચરીને તથા પાકિસ્તાની સેનાના પ્રભાવથી સત્તા ઉપર આવી છે વિપક્ષો આગામી ઓક્ટોબરથી ત્રણ તબક્કામાં સરકાર સામે આંદોલન શરૂ કરશે જેમાં સમગ્ર પાકિસ્તાનમાં જાહેરસભાઓ યોજાશે તથા દેખાવો કરાશે

વિપક્ષે અવિશ્વાસની દરખાસ્ત અને સંસદમાંથી સામુહીક રાજીનામા આપવા જેવી લોકશાહી પધ્ધતિઓનો ઉપયોગ કરીને વર્તમાન ઇમરાન સરકાર ઉપર રાજીનામુ આપવા માટે દબાણ વધારવાનો નિર્ણય લીધો છે